ભારત સરકાર ક્રારા નિયુકત કેનક્રિય એજન્સી ક્રારા કચ્છના તાલુકાઓના તમામ ગામોમાં સ્વચ્છ ભારત મિશન ની કામગીરીનું મૂલ્યાંક કરવામાં આવનાર છે સર્વેક્ષણમાં એજન્સી ક્રારા રેન્ડમલી પસંદ કરવામાં આવનાર ગામમાં નિચત પેરામીટર્સ પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવશે જે અંતર્ગત ગામમાં શોચાલચની ઉપલબ્ધતા ઉપયોગિતા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પ્લાસ્ટિક કચરાના પ્રમાણને ધ્યાને લેવામાં આવશે

જેના આધારે બીજી ઓકટોબરના રોજ પ્રથમ આવનાર ગામ તથા જિલ્લાઓને રાષ્ટ્રીચકક્ષા પર સન્માબિત કરવામાં આવશે

જો કે જિલ્લામથક ભૂજ ખાતે સાતમ આઠમના મેળાનો પ્રારંભ આવતીકાલે થશે પરંતુ મહાદેવ નાકા બહાર આવેલા કલ્યાણેશ્વર મહાદેવના મંદિરમાં આવેલાં શીતલા માતાના સ્થાનકે આજે ભાવિકો ઉમટી પડયા હતા અને દર્શનનો લાભ લીધો હતો બંદરીય શહેર માંડવી ખાતે આવેલા શીતલા માતાજીના મંદિરે આજે સવારથી જ મેળો ભરાયો છે અને વિવિધ ધાર્મિક કાર્ચક્રમોથી વાતાવરણ ગાજતું રહયું છે

જાહેરનામાની અનુસૂચિમાં જણાવ્યા અનુસાર ભુજ એ ડીવીઝન પોલીસ સ્ટેશન તરફથી આવતા તમામ વાહનો મ્યુઝિયમ તરફ નહી જઈ શકે પરંતુ કોર્ટ સર્કલ પાસેથી જયુબીલી સર્કલ તરફ જઇ શકશે ભૂજ શહેરમાંથી મહાદેવ નાકા તરફ આવતાં વાહનો હમીરસર તળાવ તરફ નહી આવી શકે પરંતુ જુની મામલતદાર કચેરી પાસેથી જિલ્લા પંચાયત રોડ તરફ જઇ શકશે જિલ્લા પંચાયત કચેરી તથા એસ ટી સ્ટેશન તરફથી આવતા વાહનો હમીરસર તરફ આવી શકશે નહીં પરંતુ જુની મામલતદાર કચેરી રોડ તરફથી જઈ શકશે પાટવાડી નાકા શરદબાગ તરફથી આવતા તમામ વાહનો ખેંગાર પાર્ક તરફથી ગાચત્રી મંદિર થઇ સંસ્કારનગર તરફ જતા માર્ગેથી જઇ આવી શકશે પણ ખેંગારપાર્કથી આગળ આવી શકશે નહીં ઉમેદનગર કોલોની તરફથી આવતાં વાહનો રાજેન્દ્રબાગ તરફ આવી શકશે નહિં પરંતુ ગાયત્રી મંદિર રસ્તે પરત આવી જઇ શકશે લેકવ્યૂ હોટેલ પાસે થઇ ઉમેદનગર તરફ જતો રોડ બંઘ કરવાનો રહેશે ઉપરોકત જાહેરનામાથી પોલીસ ખાતાનાં તથા અન્ય સરકારી ફરજ પરનાં વાહનો પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર કે સ્થળ પરના સહાયક અધિક્ષક વ્રારા અધિકૃત કરેલાં વાહનોને મૂકિત આપવામાં આવે છે

કોમ્પ્યુટરાઇઝડ ઓટોમેટેડ ટ્રેકસ જયાં શરૂ થશે તેવા પાંચ શહેરોમાં કચ્છ જિલ્લાના અંજારનો સમાવેશ કરવામાં આવ્યો છે આ અંગે બચતફ દિલીપ થાદવે જણાવ્યું હતું કે અંજારમાં ભારે વાહનોના ટેસ્ટ ટ્રેક માટે જમીન મંજૂરીની પ્રકિયા ચાલી રહી છે જે પૂર્ણ થયા બાદ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરવામાં આવશે આશુતોષ અંતાણી કચ્છ હવામાન સમગ્ર જિલ્લામાં માટે ભાગે સૂર્યપ્રકાશિત રહેલા વાતાવરણ વચ્ચે આજે અંજાર વિસ્તારમાં વરસાદી ઝાપટાં થયાં હોવાના સમાચાર મળી રહયાં છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી રજ કલાકમાં જિલ્લાના વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહી થાય